દરમ્યાન ઉત્તરપ્રદેશના કનોજમાં રેલીમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીશ્રી મોદીએ કહ્યુ હતું કે ભાજપ આતંકવાદ અને રાષ્ટ્રીય સલામતીના મુદ્દે કોઇ બાંધછોડ કરશે નહીં

ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડના પાલામુ ખાતે ચૂંટણી રેલીને સંબોધી હતી

બી

બી આઈના નવા જાફેરનામાં આ વાતની માફિતી આપવામાં આવી છે

બી

ડોનાલ્ડ ટ્રમ્પે બિઝનેશ એન્ડ ટુરિસ્ટ વિઝિટર્સના તેમજ અન્ય નોન ઈમિગ્રેન્ટ વિઝા ફોલ્ડર્સના ઓવરસ્ટેમાં કમી લાવવા માટે આ નિર્ણય કર્યો છે

આ મેમો મુજબ વિઝા સંબંધિત નિયમોના વધુને વધુ ઉપયોગ માટે એડમિશન બોન્ડ લાવવામાં આવી શકે છે

આ સમયગાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ચાર ડિગ્રી વધારે નોંધાયું છે ભુજ કંડલા એરપોર્ટ અને પોરબંદરમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં ગરમીનું મોજું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે

મતગણતરી બાદ ઈવીએમ અને વીવીપેટને ભુજમાં નવા નિર્માણ પામેલા વેરફાઉસમાં રાખવામાં આવશે

જેથી ફવે લોકસભા ચુંટણીની કાર્યવાફી સંપન્ન થતાં તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવેશ્ને તેવુ સતાવાર રીતે જણાવાયુ હતું

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચુંટણીપંચે લોકસભા ચુંટણી એપ્રિલ થી મે માં યોજાવાની જાહેરાત કરી છે જેને લઈને આ નિર્ણય લેવાયો ફોવાનું જાણવા મળેલ છે

જેમાં ભુજ તાલુકો મોખરે રહ્યો હોવાનું જાણવા મળેલ છે